પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચ છે

ગુજરાતના બે અણમોલ ઉત્અનન સ્થળ પૈકી કચ્છમાં ધોળાવીરા ખાતે પુરાતત્વ સંગ્રહાલય અને લોથલમાં વહાણવટા મ્યુઝીયમ ઊભા કરવાની જાહેરાત નાણામંત્રીએ કરી ગિફ્ટ સિટિના વિકાસ ઉપરાંત અમદાવાદ મુંબઈ હાઇ સ્પીડ રેલ માટે પૂરતી ફાળવણી જાહેર કરાઇ

તે અનુસાર પાંચ લાખ સુધીની આવક ધરાવનારને કરવેરા માફી ચાલુ રહી છે

પોષાય તેવો ઘર માટે હાઉસિંગ લોન પરના દોઢ લાખ રૂપિયા સુધીના વ્યાજને આવકવેરામાં રાહત વધુ એક વર્ષ લંબાવી છે તે બે લાખ રૂપિયાની વ્યાજની રકમ ઉપરાંત રહેશે

આ ઉપરાંત ડિવિડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેસ્ક કંપનીના બદલે વ્યક્તિએ ભરવાનો રહેશે

પીએમ અંદાજપત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ છે કે અંદાજપત્રમાંના નવા સુધારાઓ અર્થતંત્રને વેગ આપશે અને મજબૂત બનાવશે દરેક નાગરિકને આર્થિક રીતે સક્ષમ બનાવશે આજે ટેલિવિઝનમાં સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યુ કે સરકારે રોજગારીને વધારવા અંદાજપત્રમાં યાર ક્ષેત્રો કૃષિ આંતરમાળખાકીય સુવિધાઓ ટેક્સટાઇલ અને ટેકનોલોજી પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે બ્લુ ઇકોનોમી એટલે કે માછલી અને અન્ય ઉપજો હેઠળ માછલીની પ્રક્રિયાના એકમો તથા તેના બજારમાં યુવાનોને નવી રોજગારી પેદા થશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય લોજીસ્ટીક પોલિસી દ્વારા ઉદ્યોગને મોટો ફાયદો થશે

દેશના દરેક જિલ્લામાં જન ઔષધિ સ્ટોર ખોલવાની દરખાસ્ત પણ નાણામંત્રીએ રજુ કરી છે

મહાનગરપાલિકા માટે યુવાન એંજીનિયર ને ઇન્ટર્ન તરીકે એક વર્ષ રાખવાનું ફરજિયાત રહેશે

ખાનગી ક્ષેત્રના સહકાર થી દેશભરમાં ડેટા સેન્ટર ખોલવાનો પ્રસ્તાવ પણ અંદાજપત્રમાં રજુ થયો છે બેંક વીમા નાણામંત્રીએ બેન્કોમાં મૂકાયેલી થાપણોને વીમા સુરક્ષા વધારી છે એક લાખના બદલે પાંચ લાખ રૂપિયા સુધીની થાપણો છે

પ્રત્યેક થાપણદારોને આ વીમા સુરક્ષા મળશે બેન્કીંગ નિયમન ધારામાં સુધારા દ્વારા સહકારી બન્કોમાં પણ સુશાસન અને વ્યવાસાયિક સ્પર્ધાત્મકતા લાવવામાં આવશે

એસ

કચ્છ માં રાપર નજીક આવેલા ધોળા વીરા ઉત્ખનન સ્થળ ઉપર એક ભવ્ય પુરાતત્વ સંગ્રહાલય બનાવવાની દરખાસ્ત બજેટ માં સામેલ કરાઇ છે ભારત માં કુલ પાંચ સ્થળે સંગ્રહાલય બનાવવાની દરખાસ્ત છે તેમાં ધોળાવીરા નો સમાવેશ કરાયો છે ઉપરાત અમદાવાદ થી ધંધુકા વચ્ચે આવેલા લોથલ ખાતે વહાણવટા મ્યુઝીયમ બાંધવાની કામગીરીને વેગ આપવાની જાહેરાત પણ નાણાં મંત્રી નિર્મળા સિતારામને પોતાના અંદાજપત્ર માં કરી છે લોથલ એક સમયે ધીકતું બંદર હતું અને હડપપન સંસ્ક્રતિ ના પુરાતત્વ અવશેષ ત્યાં મળી આવ્યા છે અમદાવાદ મુંબઈ વચ્ચે આકાર પામી રહેલા હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેકટના અમલ માં ગતિ લાવી તેને સમયસર પૂરી કરવાની ખાતરી નાણામંત્રીએ બજેટ પ્રવચન માં ઉચ્યારી હતી તો ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટિ માં નાણાં અને વીમા ઉદ્યોગ ની કામગીરી વિસ્તારવા માટે પૂરતા પગલાં ભરવાની જાહેરાત પણ નાણામંત્રીએ એ કરી છે નિર્મળા શ્લોક કરવેરા વસુલાતનું વાજબીપણું પ્રસ્થાપિત કરતો દાખલો નાણામંત્રીએ અંદાજપત્રમાં રજૂ કર્યો હતો તેમણે કહ્યુ હતું કે સુર્થનો તડકો પાણીનું બાષ્પીભવન કરે છે પણ ચોમાસામાં અનેક ગણુ પાણી પાછુ વાળવા માટે થતી આ ક્રિયા છે પૃથ્વી ઉપરથી વરાળ સ્વરૂપે જળ ભલે ઓછુ થાય પરંતુ વાદળ બાંધવા માટે સૂર્યનો તાપ નિમિત બને છે તે વાત કરવેરા વસુલાતને લાગુ પડે છે પ્રજા પાસેથી વસૂલ થતા કરવેરા ખરેખર તો એમને અનેકગણા સ્વરૂપે પાછા મળે છે

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પણ કેન્દ્રિય બજેટને આવકારતા જણાવ્યું છે કે આ બજેટ આવનારા ચાર વર્ષમાં ભારતને પાંચ ટ્રીલીયન ડોલરના અર્થતંત્ર બનાવવા માટેનો રોડમેપ બની રહેશે દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત યાવડાએ કેન્દ્રિય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે બજેટમાં બેરોજગારો યુવાનો મહિલાઓ અને ખેડૂતો માટે કોઇ જગ્યા નથી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કેન્દ્રિય બજેટને આંકડાની ભ્રામક માયાજાળ સમાન ગણાવ્યુ છે

ગાંધીનગર ખાતે આજે મીડીયાને માહિતી આપતા ડોકટર જયંતિ રવિએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યુ છે કે રાજ્યમાં જુદા જુદા જીલ્લાનાં નાગરિકો ચીનથી પરત ફર્યા છે અને તમામની તબિયત સારી છે અને તમામનું જીલ્લાના સર્વેલન્સ અધિકારી દ્વારા ઘરે જઇને મોનિટરીંગ પણ કરવામાં આવી રહ્ય છે આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પર ચીન હોંગકોંગ સિંગાપુર જાપાનથી આવતા મુસાફરોનું સ્કિનીંગ કરવામાં આવી રહ્યુ છે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં પણ કોરોના વાયરસની સારવાર માટે દવાઓ માસ્ક સહિતનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે રાજ્યમાં બંદરી ખાતે પણ રોગ અટકાવવાના પૂરતા પગલાં લેવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે ટેનિસ અમદાવાદમાં યોજાયેલી ગૂજરાત સ્ટેટ રેંકીંગ સ્પર્ધામાં રાજ્યના અમન પટેલે સીંગ્લસનો ખિતાબ જીતી લીધો છે